શહેરી વિસ્તારોમાં પણ લોકો ઘરોઘર જઈ નુતન વર્ષની શુભેચ્છા આપે છે જોકે આ વખતે વૈશ્વિક મફામારી કોરોનાની પરિસ્થિતિના કારણે વિવિધ સ્નેહમિલનો રદ્દ કરાયા છે નુતન વર્ષની ઉજવણીમાં વિવિધતા જોવા મળે છે પોસ્ટકાર્ડ અને શુભેચ્છા કાર્ડનુ સ્થાન હવે ઈ મેલ અને એસ

તેમાંથ કોરોનાના કારણે સોશિયલ મીડીયા દ્રારા શુભેચ્છાઓની આપ લે કરીને નુતન વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે

મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલે ગૌવર્ધન પુજાનો પર્વ ઉજવાયો હતો ભુજ સહિત જીલ્લાના ઘણા મંદિરોમાં અન્નકુટ મહોત્વસ ઉજવવામાં આવ્યો હતો ભુજ અને અન્ય સ્થળોએ સ્વામીનારાયણ મંદિર આશાપુરા મંદિર સત્યનારાયણ મંદિર વગેરે મંદિરોમાં સવારથી જ અન્નુટ ધરવામાં આવ્યો હતો અને ભાવિકોએ મોટી સંખ્યામાં તેના દર્શન કર્યા હતા

જેમાં ફટાકડા રંગોળી અને નવા કપડાની મોજ માણી રહ્યા છે લોકોચે મીઠાઈ અને ફટાકડાની ખરીદી કરીને કોરોનાના દરના માહોલ માંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યા છે

દીવાઓની રોશનીથી શહેરો અને ગામડાઓ પ્રકાશિત જોવા મળ્યા હતા લોકોએ ઘરમાં રંગોળીઓ કરીને ગહ્રના આંગણાને સુશોભિત કરી હતી

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારોમાં કોરોનાની સંખ્યામાં વધારો ન થાય તે માટે રાજ્ય સરકાર સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત અનેક સમાજના યોજાતા સ્નેહમિલન પણ રદ કરવામાં આવ્યા છે

આજે બિહારના રાજ્યપાલ ફાગુ ચૌહાણ નીતીશકુમાર સાથે તેમના મંત્રી મંડળના સભ્યોને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે

અમારા પ્રતિનિધિના જણાવ્યા મુજબ આ બોટ સોમાલિયાથી મુન્દ્રા તરફ જઇ રહી હતી ત્યારે ઝડપી લેવામાં આવી હતી